રાજ્યના આ બેટના પ્રવાસન વિકાસ માટે ભારત સરકારની સ્વદેશ દર્શન યોજના અંતર્ગત ફંડ ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્ર સરકાર સાથે સંકલન અંગે પણ બેઠકમાં ચર્ચાઓ થઇ હતી

જે અંગેની માહિતિ આપતી પ્રેસ કોન્ફરન્સનું આયોજન ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે કરવાં આવ્યું

નેહલ ઠક્કર રાષ્ટ્રીય મહિલા આયોગ રાષ્ટ્રીય મહિલા આયોગ અને સીઆઇડી ક્રાઇમના સંયુક્ત ઉપક્રમે ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ગાંધીનગર ખાતે લિંગ સંવેદનશીલતા વિષય ઉપર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલિયાએ જણાવ્યું હતું કે વર્તમાન દૂરંદેશી સરકાર મહિલા સુરક્ષાની બાબતમાં જરાય ચલાવી લેવા માગતી નથી

તબક્કાવાર આ હેલ્પ લાઈનને અપગ્રેડ કરવામાં આવી અને તાજેતરમાં જ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તેને ડિજિટલ સ્વરૂપ આપી મોબાઈલ એપ કાર્યરત કરાવી છે

આ રોગ પશુઓ મારફતે ફેલાતો હોઈ કચ્છમાં પશુપાલક ઉદ્યોગ ખુબ જ વિશાળપાયા પર હોવાથી તકેદારીની ભાગરૂપે જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે આ બાબતે અધિક જિલ્લા ઓરગ્ય અધિકારીની યાદીમાં જણાવ્યા અનુસાર કચ્છમાં એક પણ કોંગોનો કેસ હજુ સુધી દેખાયો નથી પરંતુ સતર્કતાના ભાગરૂપે સર્વે શરૂ કરી દેવામાં આવ્યું છે અને દવા વિતરણ પણ ચાલી રહ્યું હોવાનું જાણવા મળેલ છે નેહલ ઠક્કર જીએસટી મુદત વધી જીએસટીના વાર્ષિક રીટર્ન ભરવાની તારીખને સરકારે વધુ એકવાર વધારીને ત્રણ મહિનાનો વધુ સમય લોકોને આપી દીધો છે ટેકનીકલ ખામીઓ અને જટલી પ્રક્રિયાના કારણે લોકોને જીએસટી ભરવામાં સમસ્યા પડી રહી હોવાનો સુર ઉઠવા પામ્યો હતો કચ્છમાં હજી સુધી જેટલા રજીસ્ટર્ડ છે તેમાંથી માત્ર રપ ટકા લોકો જ જીએસટી સી ફોર્મ ભરી શક્યા છે